તેમણે ગ્રામીણ કક્ષાએ દવાખાનાઓમાં આરોગ્યની સુવિધા વધારવા અને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે હાકલ કરી છે પ્રધાનમંત્રીએ દેશમાં યોગ્ય સમયે લીધેલા પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતને કોવિડથી બચાવવામાં મદદ કરી હતી તેમણે કહ્યું કે દેશ વૈશ્વિક રોગયાળાને પહોયી વળવામાં વિશ્વના ઘણા દેશો કરતાં વધુ સક્ષમ છે શ્રી મોદીએ માહિતી આપી કે ભારતમાં દર્દીઓનો સાજા થવાનો દર પણ દરરોજ સતત સુધરી રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં કોવિડથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા દસ લાખને પાર કરશે

આઈ એમ અમદાવાદ દ્વારા બહાર પડાયેલા એક અહેવાલમાં રાજયમાં મેડિકલ વેન ધનવંતરી રથ શરુ કરવાના પગલાંને રોગયાળાને નિયંત્રણમાં રાખવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે આ અહેવાલમાં જણાવાયું છે કે અન્ન બ્રહ્મ યોજના હાઇડ્રોજન બલૂન આધારિત દેખરેખ સી એમ ડેશબોર્ડ દ્વારા પ્રત્યક્ષ નિરીક્ષણ અને પ્રવાસી શ્રમિક સહાયતા ટિમ વગેરે પગલાં આ દિશામાં ખુબજ ઉપયોગી સાબિત થયા છે

આ અહેવાલમાં રાજ્ય સરકાર લોક ડાઉન દરમિયાન લોકો માટે ખાધાન્ન અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો જાળવી રાખવામાં સફળ રહી હોવાનું જણાવાયું છે એજ રીતે પ્રવાસી શ્રમિકો ઉપરાંત જે લોકોનો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજનામાં સમાવેશ થતો ન હોય તેવા લોકોને પણ અનાજનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હોવાનું જણાવાયું છે

જી

ચંદ્રક એનાયત કરવામાં આવ્યાં

જેમાં બે એડીશનલ ડીજી પાંચ આઈ જી એક ડીઆઈજી છ એસ પી

રાજ્યનાં તમામ સંવર્ગનાં પોલીસ અધિકારીઓ દ્રારા કોરોના મહામારીમાં ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી કાયદો વ્યવ્સ્થાની સ્થિતિ સંભાળવામાં પોલીસ હંમેશા ખડેપગે હોય છે ત્યારે પોલીસની ઉત્તમ કામગીરીને બિરદાવવા અને તેમનું મનોબળ વધારવા રાજ્યનાં પોલીસવડા શિવાનંદ ઝા દ્રારા ડીજીપી ચંદ્રક એનાયત કરવાની પહેલ કરવામાં આવી છે

હવે ગુજરાત પણ આ ચંદ્રક આપનાર સાતમું રાજ્ય બન્યું છે

આકાશવાણી સાથે વાત કરતાં જી પી સી બી ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હાલ રાજયમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ અમદાવાદમા નોંધાયા છે અને અમદાવાદમાંથી સૌથી વધુ કોવિડ વેસ્ટ નિર્માણ થાય છે જે જોતાં બોર્ડ દ્વારા અમદાવાદ અને મહેસાણા પ્લાન્ટની ક્ષમતા બમણી કરવાનો નિર્ણય કરાયો છે

તેઓ ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ મુખ્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી સી

પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા સુમુલ ડેરીમાં ડાયરેક્ટર પદે રહેલા જયેશ પટેલ દેલાડ સુરતના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત અગ્રણી તરીકે સક્રિય છે આ પ્રસંગે ઉપસ્થિત ભાજપના આદિવાસી નેતા અને મંત્રી શ્રી ગણપત વસાવા એ જણાવ્યું હતું કે શ્રી દેલાડ હંમેશા ખેડૂતોના કલ્યાણ માટે સક્રિય રહ્યા છે

પાટીલે જણાવ્યું હતું કે શ્રી દેલાડ સુમુલ ડેરીની યૂંટણીમાં ભાજપની પેનલના સભ્ય રહી યુક્યા છે અને હવે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે તેમની સાથે દક્ષિણ ગુજરાતના અનેક સહકારી આગેવાનો પણ ભાજપમાં સામેલ થયા હતા

ગુજરાતમાં પણ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા હોવાનો તેમણે આરોપ મુક્યો હતો કોંગ્રેસના આજના વિરોધ પ્રદર્શનની ટીકા કરતા ભારતીય જનતા પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે ભાજપના પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાએ પોતોનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે કોંગ્રેસનો આ આ કાર્યક્રમ લોકશાહી બચાવો નહિ પણ કોંગ્રેસ બચાવો કાર્યક્રમ હતો

રાજ્ય સરકાર અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકો વચ્ચે ફીના મુદ્દે મડાગાંઠ હજી યથાવત છે આમ છતાં સ્વનિર્ભર શાળાઓના સંચાલકોના મહામંડળે વાલીઓની વિનંતી ઉપર વિસ્યર્થીઓના હિતમાં ગત શનિવારે ઓનલાઈન શિક્ષણ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી ઉલ્લેખનીય છે કે કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં ફી નહિં વસુલવા સત્તાવાળાઓએ આપેલા નિર્દેશ બાદ સ્વનિર્ભર શાળાઓના સંચાલકોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન પદ્વતિથી શિક્ષણ આપવાની કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો હતો

જોકે કોરોનાની મહામારી લઈ સરકારના નિયમ મુજબ કોઈ પણ ચીજવસ્તુઓ મંદિરમાં લઈ જવા પર પ્રતિબંધ છે